પરિવફનનું આ માધ્યમપર્યાવરણને અનુકુળ અને સસ્તું હોવાથી તે અન્ય પરિવહન માધ્યમોપરનો ભાર તો ઘટાડશે જ સાથોસાથ ધંધામાં સરળતાને પણપ્રોત્સાહન આપશે

તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને ફાયદો થશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ સી ડી

સી ડી એસ

ટી સ્ટોરટેન્ક સુધારણા તળાવોની આવા સુધારણા તળાવોનું મરમંતકાર્થ સિંયાઈ થોજના ડેમ સુધારણા સહિતનાં કામોનો સમાવેશ થાય છે

રાજ્યમાં યોમાસું સક્રિય થવાના સાનુકુળ સંજોગ સર્જાયા છે ત્યારે આગામી રવિવાર સુધી જીલ્લાનાં ઘણા ખરા વિસ્તારોમાં ક્યાંક ઝાપટાં ક્ર્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી કલ્પના શાહ છે